મહેસૂલી તકેદારી વિભાગે ગુજરાતમાં અદ્યતન ડ્રોન વિમાનોની દાણચોરી પકડી પાડી છે ડીઆરઆઈએ અમદાવાદમાં જણાવ્યું છે કે એક કરોડ રૂપિયાના ડ્રોન અને અન્ય સામગ્રીને જપ્ત કરી હતી આ રેકેટના સૂત્રધારની ગઈકાલે અમદાવાદમાં ધરપકડ કરાઈ છે જોકે તેની ઓળખ જાહેર કરાઈ નથી આ ડ્રોનને ચીન અને મ્યાનમારથી ભારતમાં લાવવામાં આવ્યા હતા અને તેમાં પાકિસ્તાન ખાતેના દાણચોરો પણ સંડોવાયેલા હોવાનું જણાયું છે ડીઆરઆઈએ ઈશાન સરહદેથી ભારતમાં રિમોટ વડે ઉડાડી શકાય તેવા અઘતન ડ્રોન વિમાનો ગેરકાયદેસર રીતે લાવવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ પકડી પાડચું છે

આગામી વરસાદની ઋતુમાં મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે રાજ્યભરમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે

આરોગ્ય તંત્ર દ્વારા જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ મચ્છરોની ઉત્પત્તિના નિયંત્રણ માટે ઘનિષ્ઠ સર્વેલન્સ તથા પોરાનાશક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ઘરમાં તથા ઘરની આસપાસ પાણી ભરાયેલુ રહે તેવા પાત્રો તથા ટાંકા વગેરેમાં ટેમીફોસ દવા દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા આશા બહેનો દ્વારા સતત આ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે આ ઉપરાંત જિલ્લામાં વેકટર કંટ્રોલ ટીમોના ફીલ્ડ વર્કરોને રોકવામાં આવનાર છે જેના દ્વારા જાહેર સ્થળો પરના ખાડા ખાબોચીયાઓમાં બીટીઆઈ દવામોસ્કીટો લાર્વીસાઇડ ઓઇલ દ્વારા પોરાઓનો નાશ કરવામાં આવશે

રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન ચાલકો તથા મુસાફરો દ્વારા ચાલુ વાહને કચરો ફેંકી ગંદકી ફેલાવતી અટકાવવા સ્વચ્છતા પાકીટ નો ઉપયોગ કરતા થાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મધ્ય ઝોન કચેરી મિટીંગ હોલ ખાતે બેઠક યોજાઇ ગઇ આ મિટીંગમાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોના ડીલરો ને તેમના વેંચાણ થતા નવા વાહનોમાં આ સ્વચ્છતા પાકીટ બનાવી વિનામુલ્યે આપવાની અપીલ કરવામાં આવી હતી તેમજ રીક્ષા એશોસીએશન ને તેમના વાહનોમાં તથા પાનની દુકાનના ધંધાર્થીઓને તેમની દુકાનમાં આ સ્વચ્છતા પાકીટ રાખવાનું સુચન કરવામાં આવ્યું હતું

જે વિનામુલ્યે રાજકોટની સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી નિર્મલા કોન્વેંટ સ્કુલની સામેથી મળી રહે છે મિટીંગમાં રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખશ્રી ડો

રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે હવાના હળવા દબાણની અસરના કારણે ડાંગ વલસાડ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠામાં વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારે જોવા મળ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર કમોસમા વરસાદ થયો હતો વાવ થરાદ અને સુઇગામમાં એકાએક વાતાવરણ પલટાયું હતું અને પવન સાથે વરસાદ થયો હતો વાવ અને સુઇગામ તાલુકાના વિસ્તારોમાં બરફના કરા પડયા હતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ પશ્ચિમ વાયવ્ય તરફનો પવન ચાલી રહ્યો છે પરિણામે બે દિવસ પશ્ચિમી દબાણ ઉભું થાય તેવું જણાવ્યું છે તેના કારણે બનાસકાંઠા કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આ રવિવારે દેવર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે

એસ એસ

અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે જે

ઓડીટોરીયમમાં યોજાયેલા આ સમારોહમાં જાણીતા પત્રકારો સુદર્શન ઉપાધ્યાય વિવેક મહેતા જયવંત પંડયા હર્ષદ યાજ્ઞિક મનીષ મહેતા અને મોલીન મુનશીનું સન્માન કરવામાં આવશે

મહેસાણા જિલ્લામાં જોટાણા આંગણવાડી કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવણીમાં મેલેરીયા ડેન્ગ્યુ ચીકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના લક્ષણો તથા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા તેમજ અંગત સ્વાસ્થ્ય જાળવણી અંગે ખાસ સમજ આપવામાં આવી હતી વિસનગરના વાલમ ગામ ખાતે તથા ખેરાલુ તાલુકાના ચોટીલા ગામે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી